બેલેટ પેપર ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સરકારી કર્મચારીઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણીતંત્ર દ્વારા દરેક જિલ્લામાં બેલેટ પેપર વડે મતદાન યોજાઇ રહ્યું છે આજે અમરેલી જિલ્લામાં સાત સ્થળ ઉપર આવું મતદાન યોજાયું છે તો ડાંગ જિલ્લામાં પણ બેલેટ વડે મતદાનનો લાભ સરકારી કર્મચારીઓ લઇ રહ્યાં છે ભાજપ પ્રચાર રૂપાણી ગુજરાત ભાજપના આગેવાનો તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સૌરાષ્ટ્ર પંથકમાં ઊના અને સુત્રાપાડામાં ચૂંટણી સભા સંબોધી હતી અને ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને ફરીથી ચૂંટી કાઢવા મતદારોને અપીલ કરી હતી પ્રધાનમંત્રી મોદીનું શાસન ઉત્તમ રહ્યું હોવાનો દાવો કરતા શ્રી રૂપાણીએ સભામાં કહ્યું હતું કે ગરીબ મધ્યમવર્ગ તથા નાના વેપારીઓ સહિત તમામને ખુબ ફાયદો થયો છે ત્ભાજપના વડપણ હેઠળની એન ડી એ સરકાર ત્રાસવાદનો સફાયો કરવા માટે કૃતનિશ્ચયી છે લઘુમતી તુષ્ટિકરણનો આક્ષેપ કોંગ્રેસ ઉપર મુકતા શ્રી રૂપાણીએ કહ્યું હતું કે સબકા સાથ સબકા વિકાસ જેવો મંત્ર આપનાર ભાજપને જનતાએ વધાવી લીધો છે તેમણે ઉમેર્યું હતું કે ભ્રષ્ટાચારમુક્ત શાસન આપનાર પ્રધાનમંત્રી મોદી ગુજરાતના સપુત હોવાનું સૌને ગૌરવ છે કોંગ્રેસ પ્રચાર મહેસાણા જિલ્લામાં વિસનગર ખાતે દૂધ ઉત્પાદકોની ચૂંટણી સભા કોંત્રેસ દ્વારા યોજાઇ ગઇ જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ હાજર હતા ખેતી સાથે દૂધ ઉત્પાદન કરતા પરિવારોને આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસને કેન્દ્રમાં સરકાર રચવાની તક મળશે તો ખેતીવાડી ક્ષેત્ર માટે અલાયદું અંદાજપત્ર ઘડાશે જેથી ખેડૂતોને આર્થિક સદ્ધરતા આપી શકાય સમાજના દરેક વર્ગનું કલ્યાણ કરવાના સંકલ્પ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં વ્યક્ત થયા હોવાનું શ્રી સાતવે ઉમેર્યું હતું

સાણંદ આસપાસ આવેલા ઔદ્યોગિક એકમોમાં મતદાન પ્રતિજ્ઞાના કાર્યક્રમો યોજાઇ રહ્યા હોવાથી ચૂંટણીનું વાતાવરણ બંધાતુ જાય છે હવામાન ગુજરાતના હવામાનમાં ગઇસાંજથી નોંધાયેલા ફેરફારને પગલે એકબાજુ ગરમીનું પ્રમાણ ઘટ્યું છે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે કમોસમી ઝાપટાં ઠેરઠેર નોંધાતા જાય છે રાજકોટ પંથકના પડધરી અને મોરબીમાં પણ વરસાદી ઝાપટાં નોંધાયા છે પૂર્વ કચ્છના રાપર તાલુકાના થાનપર ગામે પણ કરાનો વરસાદ થયો હોવાનો અહેવાલ અમારા પ્રતિનિધિએ આપ્યો છે ખુલ્લામાં પડેલા અનાજ અને મરચાંના જથ્થાને કારણે ખેડ્રતોમાં ચિંતા જોવા મળી છે જામનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે

મુક્ત કરાયેલા માછીમારો પૈકી સાત માછીમાર નવસારીના ક્રષ્ણપ્રર ગામના વતની હોવાથી ત્યાં આનંદ છવાયો છે

વેરાવળ ખાતે તમામ માછીમારોને એક સાથે લાવી ઓળખવિધિ સહિતના કામ હાથ ધરાશે ત્યાર બાદ ફિશરીઝ વિભાગ દ્વારા તમામ માછીમાર ભાઇને તેમના પરિવારને સોંપાશે

મતદાનના દિવસે લાગુ થનાર આ પ્રતિબંધમાં સામેલ ઉપકરણની યાદીમાં સેલ્યુલર ફોન કાર્ડલેસ ફોન વાયરલેસ સેટ બ્લુટ્ટથ ડિવાઇસ તથા ઇન્ટરનેટ વડે ચાલતી વસ્તુઓનો સમાવેશ થાય છે મતદાન દિવસથી માંડી મતગણતરીના દિવસ સુધી આ જાહેરનામું અમલમાં રહેશે મહેસાણા રાઇટ ટુ એજ્યુકેશન મહેસાણા જિલ્લામાં શિક્ષણનો અધિકાર આપતા કાયદા હેઠળ ઉચ્ચકક્ષાની ખાનગી શાળાઓમાં સામાન્ય વર્ગના બાળકને પ્રવેશ માટે અરજી આપવાનું કાર્ય આગળ વધી રહ્યું છે અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે અઢી હજારથી વધ બાળકોના વાલી દ્વારા પહેલા ધોરણમાં શાળા પ્રવેશ માટે અરજી ઓનલાઇન ધોરણે દાખલ કરી દેવાઇ છે

મોંઘીદાટ ગણાતી શાળામાં વિનામૂલ્યે ભણતરનો લાભ આ કાયદા હેઠળ ગરીબ પરિવારને મળે છે